ભારતીય તત્વજ્ઞાન દર્શાવે તેવી વ્યવસ્થા વિકસાવવા પર ભાર મુકયો હતો તેમણે કહયું કે આ દેશમાં આદિ શંકરાયાર્ય અને સ્વામી વિવેકાનંદ જેવી પ્રતિભાવોચે નૈતિક પાયો સિંચ્યો છે વિવેકાદીપીની સંક્ષિપ્તમાં બ્રહ્મસુત્રોએ પુસ્તકનું અંગ્રેજી અને નવ ભારતીય ભાષામાં પ્રકાશન કરવામાં આવ્યું છે અને તેમાં ભારતીય તત્વજ્ઞાન આપવામાં આવ્યું છે શ્રી નાયડુએ કહયું કે આદિ શંકરાચાર્યના પુસ્તક પ્રશ્નોત્તર રત્નામાલિકામાં ધર્મ જાતિ કે સમાજની મર્યાદાથી ઉપર વૈશ્વિક પરિભાષામાં નૈતિક બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે

દરમિથાન કોંગ્રેસના ગુલામનબી આઝાદ અહેમદ પટેલ મોતીલાલ વોરા સહિતના ટોચના અગ્રણીઓની એક બેઠક તાજેતરમાં દિલ્હીમાં યોજાઈ ગઈ આ બેઠકમાં શ્રી રાહુલ ગાંધીના અનુગામા શોધવા તે અંગે ભવિષ્યમાં શું કાર્યવાહી કરવી તેની યર્યા થઈ હોવાનું મનાય છે દરમિયાન અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી પદ થી જ્યોતિરાદીત્ય સિંધિયાએ રાજીનામું આપ્યું છે ટ્વીટર પર તેમણે લોકસભાની ચુંટણીમાં પરાજયની જવાબદારી સ્વીકારીને કોંગ્રેસ પ્રમુખ રાફલ ગાંધીને રાજીનામું આપ્યું છે તો મુંબઈ કોંગ્રેસ પ્રમુખ પદેથી મિલિન્દ દેવરા એ રાજીનામું આપ્યું છે અને પક્ષની સ્થિરતા માટે રાષ્ટ્રીયકક્ષા એ કામ કરવાની તૈયારી દર્શાવી છે

મહિલાઓને પૂરતા પ્રમાણમાં રોજગારી મળી રહે તેઓ આત્મનિર્ભર બને તેમજ સમાજમાં મહિલાઓનું દરેક જગ્યાએ પ્રતિનિધિત્વ જળવાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે

શીતલ વૈશ્નવ હવા માન ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં જોરદાર વરસાદ થયો છે

ત્યારે કચ્છમાં વાવણી લાયક વરસાદ પણ ન થતા ખેડૂતો અને પશુપાલકો બંને ચિંતામાં મુકાયા છે બન્ની પચ્છમ લખપત અને અબડાસા સહિતના વિસ્તારોમાં ઘાસ ચારની તીવ્ર તંગી જોવા મળી રહી છે ત્યારે કચ્છ ઉપર મેઘરાજા મહેરબાન થાય તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે